જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોથલ અને તેમના પત્નીને મુંબઈ વિમાની મથકે દેશ છોડી જતા અટકાવાયા

શ્રી કોવિંદે શ્રી મોદીને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર શપથવિધિ કાર્યક્રમની તારીખ અને સમય જણાવવા પણ કહ્યું શ્રી મોદીએ કેન્દ્રમાં નવી સરકાર રચવાના રજૂ કરેલા દાવા બાદ શ્રી કોવિંદે આ મુજબ જણાવ્યું એનડીએ મોરચાના સાથી પક્ષોના સમર્થન આપતા પત્ર સહિત શ્રી મોદીને ભાજપ સંસદીય દળના અધ્યક્ષ તરીકે કરાયેલી નિમણૂકનો પત્ર રાષ્ટ્રપતિને આપવામાં આવ્યો હતો શ્રી કોવિંદ સાથેની મુલાકાત બાદ રાષ્ટ્રપતિભવન બફાર પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ તેમને નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું છે શ્રી મોદીએ દેશના લોકોને ખાત્રી આપી કે નવી સરકાર તેમને આકાંક્ષા અને સ્વપ્નો પૂર્ણ કરવા તમામ શક્ય પ્રથત્નો કરશે તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં સરકાર વધુ ઝડપથી કાર્ય કરશે અને એક સેકન્ડનો સમય પણ ન વેડફાય તેવો પ્રયત્ન કરશે શ્રી મોદીએ કહ્યું કે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસનું નવું સુત્ર તમામ ક્ષેત્રે વિકાસનો નવો રસ્તો ચીંધશે અગાઉ એનડીએ ઘટક દળોની સંસદભવનમાં યોજાયેલી બેઠકમાં શ્રી મોદી સર્વાનુમતે એનડીએ મોર્ચાના નેતા તરીકે ચૂંટાયા ફતા શ્રી મોદી ભાજપ સંસદીય દળના નેતા તરીકે પણ ચૂંટાયા ફતા બેઠકમાં એનડીએના નેતાઓને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે લોકોએ એનડીએને તેણે કરેલા કાર્યના કારણે સ્વીકાર્યું છે તેમણે કહ્યું કે દેશે સખત મહેનત પ્રામાણિકતાને સ્વીકારી છે અને તે જ દેશની તાકાત છે શ્રી મોદીએ કહ્યું કે પ્રચંડ જનાદેશથી જવાબદારીઓ વધી છે અને એનડીએની નવા સફરની શરૂઆત થઈ છે તેમણે કહ્યું કે ઉર્જા અને સહકાર એ બે એનડીએની વિશેષતા છે અને તમામ પક્ષોને ખભેથી ખભો મીલાવી કાર્ય કરવું પડશે તેમણે કહ્યું કે જાતિ કે ધર્મના નામે કોઈ ભેદભાવ ન ફોવો જાઈએ આપણે કોઈને પણ પાછળ રાખવાના નથી તેમણે કહ્યું કે અગાઉ જેની અવગણના કરાઈ છે અને માત્ર વોટ બેન્ક તરીકે ઉપથોગ કરાયો છે તેવી લઘુમતીઓનો આપણે વિશ્વાસ જીતવો પડશે

લોકસભા યૂંટણીના પરિણામો બાદ શ્રી મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવશે લોકસભા ચૂંટણીમાં વિજય બદલ અમદાવાદ ખાતે ભાજપ પ્રદેશ એકમ દ્વારા શ્રી મોદી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાફનું અભિવાદન પણ કરાશે શ્રી મોદી અને શ્રી શાફ અમદાવાદ ખાતેના પક્ષ કાર્યાલયની મુલાકાત લેશે શ્ર્યાં તેમનું અભિવાદન કરાશે શ્રી વાઘાણીએ જણાવ્યું કે ભાજપના નેતાઓ સમર્થકો ધાર્મિક વડાઓ તથા સામાજીક સંસ્થાનો દ્વારા બંને નેતાઓનું એરપોર્ટ ખાતે સ્વાગત કરાશે શ્રી મોદી એરપોર્ટ નજીક સરદાર પટેલની પ્રતિમાને પુષ્પમાળા પફેરાવશે સાંજે અમદાવાદના જે પી

આવતીકાલે શ્રી મોદી તેમને ફરીથી ચૂંટવા બદલ લોકોનો આભાર માનવા વારાણસી જશે

નું પ્રતિનિધિમંડળ રાજ્યપાલ ગંગા પ્રસાદને મળ્યું ફતું અને રાજ્યમાં સરકાર રચવાનો દાવો રજૂ કર્યો ફતો

રાજ્યપાલને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા શ્રી ગોયલે જણાવ્યું કે તેમના પક્ષે રાજ્યમાં નવી સરકાર રચવા એસ

ને આમંત્રણ આપવા વિનંતી કરી છે

જગન મોફન રેડ્ડીને રાજ્યમાં સરકાર રચવા આમંત્રણ આપ્યું છે

આર બાલુની પક્ષના લોકસભા પેનલના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે પક્ષ પ્રમુખ એમ કે સ્ટાલિનની અધ્યક્ષતામાં નવનિયુક્ત પક્ષના સાંસદોએ ગઈકાલે સાંજે પક્ષના મુખ્યાલયમાં બેઠક કરી હતી

શ્રી ત્રિપાઠીએ એક નિવેદનમાં બંગાળમાં સમૃદ્ધી અને સંસ્કૃતિ મુજબ શાંતિ બનાવી રાખવા તથા રાજ્ય અને રાષ્ટ્રની સમૃદ્ધિ તથા પ્રગતિ માટે એક સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે

ધરપકડ કરાચેલા લોકોમાં પાથવે એશ્યુકેશન સર્વિસના સંચાલક નિયામક ભાસ્કર ચૌધરી અમદાવાદના દિશા એશ્યુકેશનના કેતન બારોટ સાઈબર તજજ્ઞ શેઠ મોફમ્મદ ઉસ્મા અને ચિરાગ ફેરેન્દ્રકુમાર શાફ પરીક્ષા કેન્દ્ર અમદાવાદના માલિક નિશિકાંત સિન્ફા અને તેના સંચાલક દર્પણ શ્રીરીષ પાઠકનો સમાવેશ થાય છે તેમની ઉપર આરોપ છે કે ભાસ્કર ચૌધરી અન્ય લોકો સાથે સાંઠગાંઠ કરી પ્રવેશ પરીક્ષામાં મદદ કરવા માટે પરીક્ષાર્થીના કુટુંબીજનો પાસેથી લગભગ દશ લાખ રૂપિયાની માંગણી કરતા હતા

સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું કે દિલ્હી અમદાવાદ વડોદરા અને મુંબઈમાં પાડવામાં આવેલા દરોડામાં ડિઝિટલ પુરાવા અને ત્રેત્રીસ લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ સફિત કેટલાંક શંકાસ્પદ દસ્તાવેજા મળી આવ્યા હતા

મુંબઈ એરપોર્ટ ખાતે લંડન જઈ રફેલી ફ્લાઈટની ઉડાનની થોડી જ મિનિટો પફેલા એરપોર્ટ સત્તાવાળાઓએ તેમને અટકાવ્યા હતા એરપોર્ટ અધિકારીના જણાવ્યા મુજબ ગોયલ દંપત્તી અમીરાત એરવેઝની ફ્લાઈટમાં બેઠા ફતા અને ઉડાન માટે તૈયાર વિમાનને પાત્કગ એરિયામાં પાછુ બોલાવાયું ફતું ગૃફમંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ ગોયલને વિદેશ યાત્રા જતા અટકાવવા તેના વિરૂદ્ધ લુક આઉટ સરક્યુલર જાફેર કરાયો છે

ગૃફમંત્રાલયના જાહેરનામામાં જણાવાયું છે કે આતંકવાદ જૂથ દક્ષિણ ભારતમાં તેનું નેટવર્ક વધારવાની યોજના ધરાવે છે

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપનના પ્રમુખ શરત દાસે જણાવ્યું છે કે ઉત્તર ત્રિપુરા ઉનાકોટી અને ધલઈ જિલ્લા અસરગ્રસ્ત થયા છે